આ બન્ને આગેવાનો વેપાર ઉર્જા સંરક્ષણ તથા આતંકવાદનો સામનો કરવા સહિત મહત્વના દ્વિપક્ષીય તથા પ્રાદેશિક મુદ્દાઓ અંગે મંત્રણા કરશે

આ બન્ને આગેવાનો વેપાર ઉર્જા સંરક્ષણ તથા આતંકવાદનો સામનો કરવા સહિત મહત્વના દ્વિપક્ષીય તથા પ્રાદેશિક મુદ્દાઓ અંગે મંત્રણા કરશે ગઇકાલે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે અદ્યતન યુધ્ધ હેલીકોપ્ટરો સહિત ત્રણ અબજ ડોલરના અદ્યતન શસ્ત્રો અને ઉપકરણોના વેયાણ અંગેની સમજૂતી ઉપર આજે હસ્તાક્ષર કરાશે તેવી જાહેરાત કરી હતી તેમણે ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી અદ્યતન શસ્ત્રો આપીને ભારતના સંરક્ષણ ક્ષેત્રના મહત્વના ભાગીદાર દેશ બનવાની ઇચ્છા દર્શાવી હતી અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ અને તેમની પત્નીનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ રાજધાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસ ખાતે મંત્રણા કરશે આજે સાંજે શ્રી ટ્રમ્પ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ મહેમાનોને અમદાવાદ વિમાન મથકે આવકાર્યા હતા ત્યારબાદ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંને અગ્રણીઓએ એકબીજાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી તથા લોકશાહી વ્યવસ્થા ધરાવતા બન્ને દેશોના લોકોના સારા ભવિષ્ય માટે સાથે મળીને પ્રયાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો ભારત અને અમેરીકાને સ્વાભાવિક મિત્રદેશ ગણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ શ્રી ટ્રમ્પને ભારતના ખાસ મિત્ર ગણાવ્યા હતા આ મુલાકાતથી નવો ઇતિહાસ રચાયો હોવાનું પણ શ્રી મોદીએ કહ્યું ત્યારબાદ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ગઇકાલે અમદાવાદથી આગરા ગયા હતા અને પોતાના પરિવારજનો સાથે તેમણે તાજમહાલમાં સૂર્યાસ્ત સુધી સમય ગાળ્યો હતો ગઇકાલે સાંજે અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ દિલ્ફી પહોંચ્યા હતા

આ સ્મારક આઝાદી બાદ વિભિન્ન યુધ્ધો અને આંતરિક સુરક્ષા માટે બલિદાન આપવાવાળા શહીદવીરો પ્રતિ કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રધ્ધાંજલિ છે

આ પ્રસંગે બોલતાં તેમણે જણાવ્યું હતં કે દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહિદોની યાદમાં આ સ્મારકનું નિર્માણ કરાયું છે સુરક્ષા સેવા પ્રમુખ જનરલ બીપીન રાવત અને સેનાની ત્રણેય પાંખોના વરિષ્ઠ અવિકારીઓ સ્મારક પર શહીદો ને પુષ્પચક્ર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે

ભારતીય હવાઇદળની ટુકડીને સેનાની ત્રણેય પાંખોમાં સર્વશ્રેષ્ઠ ટુકડીનું બહ્માન મબ્યું છે એર માર્શલ એમ એસ

મેનન અને ફ્લાઇટ લેફટનંટ શ્રીકાંત શર્માએ ટ્રોફી સ્વીકારી હતી કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળની ટુકડીને શ્રેષ્ઠ માર્ચીંગ દળની ટ્રોફી મળી છે

શ્રી રાજનાથસિંહે બધી જ ટુકડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેમના સઘન પરિશ્રમ અને સઘન તાલીમનું આ પરિણામ છે

તેમણે સ્થાનિક યુવકોને ઉદ્યોગપતિઓ સાથે સહકાર મેળવીને ઉદ્યોગો શરૂ કરવા સૂચન કર્યું હતું

જીતેન્દ્રસિંહે ઉધમપુર જીલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી કેન્દ્રિય યોજનાઓની અમલીકરણ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી તેમણે પ્રતિષ્ઠિત દેવીકા પરિયોજના પર કામ કરતી એજન્સીઓને આ મહત્વપૂર્ણ કાર્ય તીવ્ર ઝડપે પુરુ કરવા અનુરોધ કર્યો હતો કેન્દ્રિય મંત્રીએ સંબંધિત અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે બધી જ વિકાસ યોજનાઓ અને લાભાર્થીઓની ઓળખ પંચાપતી રાજ સંસ્થાઓની સલાહ લઇ કરવામાં આવે

જાહેર અને ખાનગી શિક્ષણ સંસ્થાઓની પ્રગતી અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે બધી જ શૈક્ષણિક સંસ્થાઓ નવા અને શ્રેષ્ઠ ભારતના નિર્માણની આધારસ્તંભરૃપ સંસ્થા છે આ શૈક્ષણિક સંસ્થાઓએ નવી પેઢીને ઉત્કષ્ટતા મેળવવા તરફ દોરવી જોઇએ તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા બનવા પોતાની કામગીરીમાં સુધારો કરવો જોઇએ શ્રી નિશંકે આ સંસ્થાઓમાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી તથા તેમને જરૂરી સહાય પુરી પાડવા સરકારવતી ખાતરી આપી હતી

ઇરાન સરકારે શ્રી ફરહાનીના દાવાને નકારી કાઢ્યો છે

ઇરાક અને અફધાનિસ્તાને પણ કોરોના વાયરસના પ્રથમ કેસના અહેવાલોની પુષ્ટિ કરી છે

ચીન પછી કોરોના વાયરસના સૌથી વધુ કેસ હવે દક્ષિણ કોરીયામાં નોંધાયા છે ગયા સપ્તાહમાં હેગુ શહેરમાં ધાર્મિક કાર્યક્રમ પછી કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે કોરીયાના રોગ નિયંત્રણ વિભાગે જણાવ્યું છે કે કોરોનાના મોટાભાગના કેસો દેગુ શહેરના શિનચીંયોઝી ચર્ચ સાથે સંકળાયેલા છે

રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી મળયા પછી સરકાર કાયદાપંચના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત કરશે સામાન્ય રીતે સર્વોચ્ય અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અથવા વકી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કાયદાપંચના અધ્યક્ષ બને છે

કેન્દ્રિય મંત્રીમંડળે ગયા સપ્તાહમાં કાયદાપંચની રચનાને બહાલી આપી હતી